પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે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

શરૂઆતમાં સાદગીનું પ્રતિક એવી ખાદી હવે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન તરીકે જાણીતી બની રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદીની જેમ જ ભારતની સ્થાનીક રમતો અને દેશનું આધ્યાત્મ યોગ અને આયુર્વેદે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે

પ્રધાનમંત્રીએ કોરોનાના લીધે જાહેર કરાચેલા લોકડાઉનના લીધે આપણા જીવનમાં મદદરૂપ થતાં સફાઇ કર્મીઓ વેપારીઓ ચોકીદાર જેવી વિવિધ ભૂમિકા ભજવનાર લોકોનું મહત્વ સહુને સમજાવ્યું છે તેમણે કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં પણ આપણા વીર જવાનો ભારતમાતાના રક્ષણ માટે સરહદ ઉપર ફરજ બજાવી રહ્યા છે

એવી જ રીતે પુસ્તક પરબ નામની બીજી સંસ્થા વાંચકોને વિનામુલ્યે સાહિત્યિક પુસ્તકો આપે છે

સરદારધામ રાજ્ય સરકાર સમાજ આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે કામ કરનારી સંસ્થાઓના પડખે રહેશે અને તેમને પ્રોત્સાફન આપશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા નજીક અંખોલ ગામે એક અબજ રૂપિયાના ખર્ચે સાકાર થનારા સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજ્કેટનો શુભારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું સરદારધામ સંસ્થા અંધશ્રદ્ધા અને સામાજીક કુરીવાજો છોડવા કૌટુંબીક પ્રસંગોએ ખોટો ખર્ચ ટાળવો તથા આ રકમ સમાજ માટે વાપરવાના મંત્ર સાથે કામગીરી કરે છે એ ભાવનાને મુખ્યમંત્રીએ વધાવી હતી

આ પ્રસંગે સરદારધામ માટે જમીન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો યૂંટણી પ્રચારમાં જોડાયા છે કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ગઈકાલે લીંબડી વિધાનસભા બેઠક પર યુડા ખાતે જાહેરસભા સંબોધી હતી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા યાલતી વિવિધ યોજનાઓ અંગે લોકોને માહીતગાર કર્યા હતા ધારી બેઠકના પ્રચાર માટે પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું બાઈક રેલી સાથે સ્વાગત કરાયું હતું ગઢડાના ખેપાળા ગામે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જનસભા સંબોધી હતી

ત્યારે ચૂંટણી અંગેની વહીવટી તૈયારીઓ વેગવંતી બની છે કોરોનાના કારણે પ્રથમવાર વરીષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે

લીંબડી બેઠક માટે પણ શનિવારથી પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં આર

ખરીફ સિઝન ચાલુ ખરીફ સીઝનમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો આજથી પ્રારંભ થશે અમારા ગીરસોમનાથના પ્રતિનિધિ જણાવે છે કે ગીરસોમનાથ જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદવાનો પ્રારંભ કરાશે

આજથી યાર્ડોમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે મહેશ કનોડીયા ગુજરાતી ફિલ્મના જાણીતા સંગીતકાર ગાયક અને પાટણના ભૂતપૂર્વ સાંસદ મહેશક્રમાર કનોડીયાનું લાંબી માંદગી બાદ ગઈકાલે ગાંધીનગરમાં અવસાન થયું છે

તેઓ લોકસભા પાટણ બેઠક પરથી યાર વખત યૂંટાયા હતા મહેશ કનોડીયા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રખ્યાત સંગીતકાર બન્ધુ બેલડી મહેશ નરેશ પૈકીના એક છે અને નરેશ કનોડીયાના મોટા ભાઈ હતા મહેશભાઈ સ્ત્રી તથા પુરૂષના અવાજમાં ગીતો ગાવા માટે પણ જાણીતા હતા જીગર અને અમી તાનારીરી જોગસંજોગ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત આપવા બદલ તેમને પુરસ્કાર અપાયા હતા તેમણે છોટા આદમી હસીના માન જાયેગી જેવી ઘણી હિંદી ફિલ્મોમાં તથા અપૂર્વ કન્સુમ જેવી કન્નડ ફિલ્મમાં સંગીતકાર તરીકે ભૂમિકા ભજવી હતી ઉલ્લેખનીય છે કે મહેશ કનોડીયાના નાના ભાઈ નરેશ કનોડીયા કોરોના સંક્રમીત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેશ કનોડીયાના અવસાન બદલ દુઃખની લાગણી વ્યકત કરી છે તેમના સંદેશામાં પ્રધાનમંત્રીએ મહેશભાઈને બહ્મુખી પ્રતિભા ધરાવતા સંગીતકાર તથા ગરીબો અને વંચીતોના સશક્તિકરણ માટે પ્રતિબધ્ધ નેતા તરીકે ઓળખાવ્યા હતા